નીતિ આયોગ તે અંગે કેન્દ્ર સરકારને ભલામણ કરશે નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડો રાહુલ કુમારે ગઈકાલે ગાંધીનગર ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં આ પ્રમાણે જણાવ્યું હતું

તેમણે કહ્યું કે ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે નીતિ આયોગ ટૂંક સમયમાં યોજના અમલી બનાવશે દરેક રાજ્યોને પણ વિકલ્પ અપાશે

પોતાની ગુજરાતની પ્રથમ મુલાકાત દરમિયાન ડો રાજીવ કુમારે મુખ્યમંત્રી વિજય રૂપાણીસાથે બેઠક યોજી હતી અને કંડલા કોસ્ટલ ઈકોનોમી ઝોન પાકના ભાવ સ્વાસ્થ્ય શિક્ષણ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચાઓકરી હતી

આ અંગે સુત્રો પાસેથી પ્રપત માહિતી અનુસાર કચ્છ સીમા પર જો હુમલો થાય તો કઈ રીતે પ્રતિકાર કરવો તેની એકસરસાઈઝરૂપી ઓપરેશન તટરક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે

ચંદ્રવદન પટ્ટણી દિવ્યાંગ મેળો ભુજ ખાતે ગઈકાલે જિલ્લા વહીવટીતંત્ર અને ભારત બધિક મિત્રમંડળ દ્વારા કચ્છ સૌરાષ્ટ્રની મૂક બધિર યુવક પ્રવૃતિઓ માટે જીવન સાથી પસંદગી મેળો યોજાયો હતો

કલેકટર રેમ્યા મોહન અને જિલ્લા વિકાસ અધિકારી સી

પટેલે વિગેરેનાહસ્તે દીપ પ્રાગટય સાથે મેળાનું ઉદઘાટન થયું હતું

સિંધી સમાજ દ્વારા તેમાં નવ વર્ષ ચેટી ચાંદની ગઈકાલે ગાંધીધામ ખાતે ઉજવણી થઈ હતી એ નિમિત્તે પૂજન આરતી શોભાયાત્રા સમૂહ પ્રસાદ બાઈક રેલી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું હતું બાઈકરેલીમાં સાડા ચાર હજાર હરીફો જોડાતા ગોલ્ડન બુક વિશ્વ વવ્કમ નોંધાયા હતા આજે કચ્છભરમાં લોહાણા સમાજ દ્વારા દરીયાલાલ જયંતિની ઉજવણી થશે ભુજ આદિપુર માંડવી નખત્રાણા નલીયા વગેરે સ્થળોએ પૂજનવિધી જળયાત્રા શોભાયાત્રા સમ્રહ પ્રસાદ વિગેરેનું આયોજન થયું છે

ચંદ્રવદન પટ્ટણી નવરાત્રી પર્વ કચ્છભરમાં ચૈત્રી નવરાત્રી પર્વની શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે પૂર્વમાં રવેચી માતાજી પશ્ચિમમાં આશાપુરા માતાજીઅને ઉત્તરમાં રૂદ્રાણી માતાજી દક્ષિણે શિતળા માતાજીના સ્થાનકો ભાવિકોની હેરફેર પૂજન અર્ચનથી ગાજી રહ્યા છે

પશ્ચિમ કચ્છથી છેક પૂર્વમાં રવેચી માતાજી અને મોમાયમોરાની સાડા ત્રણસો કિલોમીટ લાંબી પદયાત્રામાં સાડા ત્રણસો જેટલા ભાવિકો જોડાય છે

છેલ્લા બોલ સુધી રસાકસીભરી મેચમાં ભારતના દિનેશ કાર્તિકે વિજય સિકસર ફટકારીભારતને જીત અપાવી હતી

ભારતે રમતના છેલ્લાબોલ સુધી રસાકસીભરી રમતને અંતે નિદાહય ટ્રોફી પર કબ્જો કર્યોહતો

ચંદ્રવદન પટ્ટણી અકસ્માત સાબરકાંઠા જિલ્લામાં તલોદતાલુકાનાખારા દેવરિયા ગામ નજીક ગઈકાલે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં મુળ કોટડા જડોદરના એક પરિવારના ચાર સભ્યોના મોત નીપજ્યા હતા જ્યારે ત્રણને ઈજા થઈ હતી